એમ ભારતમાં નિર્મિત રસી આત્મનિર્ભરતાનું પ્રતિક છે તેમ જણાવતા શ્રી મોદીએકહ્યું કે કોરોના સામેની લડાઇમાં ભારતે દુનિયાને કરેલી મદદથી વિશ્વમાં દેશની પ્રતિષ્ઠાવધી છે જુદા જુદા દેશના રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ભારતને ધન્યવાદના સંદેશ પાઠવી રહ્યા છે હૈદરાબાદના બોયિનપલ્લીના સ્થાનિક શાકબજારમાં બગડી ગયેલા શાકભાજીમાંથી વિજળી બનાવવાની શરૂ કરેલી પહેલનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું કે કયરામાંથી કંચન બનાવવાની આવી યાત્રા નવકલ્પનાની ખરી તાકાત છે

આજે આકાશવાણીના માધ્યમથી મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ સ્ટ્રોબેરીની ખેતીની વાત કરતી વખતે કહ્યું કે જે સ્ટ્રોબેરી ક્વારેક પર્વતોની ઓળખ હતી તે હવે કચ્છની રેતાળ જમીન પર પણ થવા લાગી છે જેનાથી ખેડૂતોની આવક વધી રહી છે આ અંગે કચ્છમાં સ્ટ્રોબેરીની ખેતી કરતાં ખેડૂત હરીશ ભાઈ ઠક્કર જણાવે છે કે સ્ટ્રોબેરી ઠંડા વાતાવરણમાં થાય છે જેથી ઠંડીની ઋતુ માં કચ્છમાં સ્ટ્રોબેરીનું વાવેતર કરતાં આ નવતર પ્રથોગ સફળ થયો છે

મેઠૂલ બરાસરા અને પાલારા ખાસજેલ ભુજના અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહે રસીકરણ કરીને કરાવ્યો છે ભુજ પોલીસ હેડકવાર્ટસથી આજે પશ્ચિમ કચ્છ પોલીસ એસપી શ્રી સૌરભસિંઘે કોવિશિલ્ડ વેકસીનેશન કરતાં તમામને રસી લેવા પ્રોત્સાહિત કર્યા હતા તેમણે કહયું હતું કે વૈશ્વિક મહામારી કોરોના માટેની વેકસીન સુ રક્ષિત અને સલામત છે વેકસીન બાદ સૌ નોર્મલ અનુ ભવે છે તો સૌ આ રસી લઇએ અને કોરોના મહામારીનો એક સાથે મળી સામનો કરીએ